ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારી કંપનીઓને પ્રથમ રાષ્ટ્રીય સીએસઆર એવોર્ડ એનાયત કર્યો તેમના સંબોધનમાં શ્રી કોવિંદે કહ્યું કે કંપનીઓએ સાબીત કર્યું છે કે સામાજિક અને પર્યાવરણીય જવાબદારી નિભાવતા નફો કમાઈ શકાય છે શ્રી કોવિંદે કહ્યું કે મહાત્મા ગાંધીની સલાહ બાદ ઘણી ઓઘોગિક સંસ્થાઓએ ટુસ્ટીશીપનો સિધ્ધાંત અમલી કર્યો હતો

તેઓ આગામી મહિનાની અઢારમી તારીખે શપથ ગ્રહણ કરશે વર્તમાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ આગામી મહિનાની સતમી તારીખે સેવા નિવ્રત્ત થયા છે ન્યાયમૂર્તિ બોબડેનો કાર્યકાળ સત્તર મહિનાનો હશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નિમણૂંક પત્ર પર હસ્તાક્ષર કર્યા બાદ કાયદામંત્રીએ ન્યાયમૂર્તિ બોબડેને આગામી મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત થયાની અધિસૂચના બહાર પાડી છે નિર્ધારીત પ્રક્રિયા મુજબ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ આ મહિનાની શરૂઆતમાં કાયદા મંત્રાલયને પત્ર લખી સૌથી વરીષ્ઠ ન્યાયમૂર્તિ બોબડેને મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવાની ભલામણ કરી હતી

હવા દબાણની અસર હેઠળ ઘણા વિસ્તારોમાં હળવાથી સાધારણ ઝાપટા થયા હતા

જોકે અમને મળતા સમાચારો મુજબ વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી માંડી દોઢ ઈંચ વરસાદ થયો હોવાનું જાણવા મળે છે

તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એકતા દોડને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે સાંસદો અને રાજયસ્તરના મંત્રીઓ પણ તેમના જિલ્લામાં આયોજીત એકતા દોડને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે રાષ્ટ્રીય એકતા દિવસનો મુખ્ય સમારોહ કેવડીયા ખાતે યોજાશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને શ્રધ્ધાંજલી અર્પણ કરશે

રેલવેના નિવેદનમાં જણાવ્યા મુજબ દરેક રેલવે ઝોનમાં દિવ્યાંગની ખાલી પડેલી જગ્યા પર યોગ્યતાના આધારે દિવ્યાંગની જ ભરતી કરાશે રેલવેએ કહ્યું કે જે જગ્યાઓ પર યોગ્ય ઉમેદવાર નહીં મળે તેને આગામી ભર્તી અધીસૂચના માટે મુકાશે દિવ્યાંગો દ્વારા નવી દિલ્હીમાં કરાયેલા વિરોધ પ્રદર્શન બાદ રેલવેએ આ નિવેદન જાહેર કર્યું છે વિરોધ પ્રદર્શનમાં દિવ્યાંગોએ ખાલી જગ્યાની ભરતીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો

દર વર્ષે આ પ્રવાસી પક્ષીઓ જુલાઈ ઓગષ્ટ માસમાં આવતા હોય છે ચાલુ સાલે વરસાદ મોડો થયો હોવાને કારણે આ પક્ષીઓનું મોડું આગમન થયું છે કચ્છમાં સૌથી નજીક ખડીર બેટ પાસે લાખોની સંખ્યામાં પક્ષીઓ સાથે નજીવ જોવા મળે છે આથી અહીં ખબર પડતા ગુજરાત અને ગુજરાત બહારથી અનેક પક્ષીવિદો અને પ્રકૃતિપ્રેમીઓ ઉમટી પડે છે સુરખાબ ઉપરાંત ડેમોસીયલ ક્રેન ને કોમન ક્રેન પણ આવી ચૂક્યા છે ઉપરાંત બીજા અને સીકારી પક્ષીીઓ પણ આવતા સર્વત્ર કલસોર જોવા મળી રહ્યો છે નેહલ ઠક્કર હવામાન આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

ત્યારે અરબી સમુદ્રમાં બીજુ પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે લો પ્રેશન વેલમાર્ક લો પ્રેશર બની ગયુ છે

હવામાન વિભાગે મુજબ અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ રહેશે સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે દરિયાકાંઠે વાવાઝોડાનું બે નંબરનું સિગ્નલ રહેશે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે નેહલ ઠક્કર અન્નકૂટ ઉત્સવ ગઈકાલે જિલ્લામાં વિવિધ સ્થળે અન્નકુટ મહોત્સવની ઉજવણી થઈ હતી

કોઈપણ પ્રકારના રાસાયણીક કે હર્બલ પ્રકારના રંગો અને પદાર્થોના ઉપયોગ વગર ચોકંખા ઘી તેલ અને અન્ય સાત્વીક પદાર્થનો ઉપયોગ કરી વાનગીઓ બનાવી ભગવાનનને ભોગ ઘરાવાયો હતો